વિવિધ મંત્રાલયોના સચિવ તથા રાજ્યોના આરોગ્ય સચિવો સાથે તેમણે વિવિધ તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી તથા તૈયારીઓ અંગે પૂછપરછ કરી હતી એક નિવેદનમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કેટલીક આરોગ્યપ્રદ ટેવો વિકસાવવામાં આવે તો વાયરસ ફેલાવાની શક્યતા ઘટી જાય છે તેમણે લોકોને વારંવાર સાબુથી હાથ ધોવા અનુરોધ કર્યો આ ઉપરાંત ઉધરસ કે શરદી થઇ હોય તો મોં ઢાંકીને રાખવા અને છીંક આવે તો રૂમાલનો ઉપયોગ કરવા પર ભાર મૂક્યો છે આ ઉપરાંત વાવરથી બચવા ગીચ જગ્યા પર જવાનું ટાળવા અને તાવ શરદી હોય તો તાકીદે સારવાર લેવા જણાવ્યું છે જંગલી કે ખેતી સાથે સંકળાયેલા પશુઓ સાથેની અસુરક્ષિત વસવાટ નીવારવા જણાવ્યું છે

ત્યારબાદ તેઓ સ્વામિ વિવેકાનંદ સ્ટેડિયમમાં જનસભામાં સંબોધન કરશે બે દિવસની આ મુલાકાતમાં શ્રી કોવિંદ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતામુહર્ત કરશે તેમના સ્વાગતના ભાગરૂપે દાદરા નગર હવેલીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે

ગઈકાલે ગાંધીનગરમાં રાજ્યભરના ગૌસેવકોક પાંજરાપોળના સંચાલકો તથા જીવદયા ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધીઓ સાથે મોકળા મને કાર્યક્રમમાં સંવાદ કરતા મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું હતુ તેમણે ધાસચારાની અછતવાળા જીલ્લા વિસ્તારોમાં ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર ધાસચારો ઉગાડવાનું સૂચન કર્યુ હતુ મુખ્યમંત્રીએ નંદીધર યોજના અંતર્ગત ગીર કાંકરેજી ગાય જેવી ઉત્તમ ઓલાદના પશુધનની સંખ્યા વધારવાની રાજ્ય સરકારની યોજનાની વિગતો આપી હતી

ગુજરાતભરમાંથી વિજ્ઞાનના અન્ડર ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓ સાયન્સ વિષયમાં એમ ફીલ અને પી

કરતા આભ્યાસુ વિદ્યાર્થીઓ સ્ક્રલ કોલેજના સાયન્સ ટીચરો ચુંનદા વૈજ્ઞાનિકો મળીને સાડા ત્રણસોથી વધારે લોકો આ વિજ્ઞાન કોંગ્રેસમાં ભાગ લેશે અણુ ઊર્જાપંચના ચેરમેન પ્રેફેસર કે

વ્યાસ મુખ્ય મહેમાન તરીકે ખાસ હાજર રહેશે નેશનલ એકેડમી તથા સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રાલયના ન્યુ દિલ્હીના સેક્રેટરી પ્રોફેસર સંદીપ વર્મા પણ હાજર રહેશે

થોળમાં દોઢસોથી વધુ તજન્નો વિદેશી પક્ષીઓની ગણતરી કરશે આધુનિક ઉપકરણોની મદદથી ખાસ ગણતરી કરવામાં આવશે

સાંજે પક્ષી ગણતરી કરવામાં આવશે બીજા દિવસે સવારે ફાઈનલ ગણતરી કરી આંકડાઓ સરકારમાં રજૂ કરવામાં આવશે

જેને પગલે દુર્ઘટના ટળી હતી જોકે ટ્રાફિકજામને પગલે વાહનચાલકો અટવાઇ ગયા છે અમદાવાદથી આવતા વાહનનોને વડોદરા શહેર તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે

પીપલગ ગામે અત્યારે સંતરામ દેરી છે ત્યાં રાયણના વૃક્ષની બખોલમાં તેમણે તપ કર્યું હતું અને ભક્તોના કહેવાથી અત્યારે સંતરામ મંદિર છે ત્યાં જન સેવા શરૂ કરી

ત્યારે શ્રી સંતરામ દેરી જવાના રસ્તે મુખ્ય દ્વાર બાંધવામાં આવ્યું અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે